પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

કોરોના વાયરસનો રોગયાળો ફેલાતો અટકાવવા રાજય સરકારે આગામી તમામ જાહેર તહેવારો મેળાઓ અને ઉજવણીઓ ઉપર પ્રતિબંધ મુકથો છે

રાજયભરમાં ચોમાસુ સક્રિય આવતીકાલ સવાર સુધી દક્ષિણ ગુજરાતમાં તો બુધવારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી

કૃષિ દેશમાં ખેતી અને ખેડુતોને સમૃધ્ધ કરવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ આંતરમાળખાના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાની સહાય યોજનાનો આરંભ કરાવ્યો તેમણે પ્રાસંગિક ઉદબોધનમાં કૃષિ લક્ષી યોજનાઓની વિગતો આપી

સંખ્યાબંધ ટવીટ સંદેશમાં ગૃહમંત્રીએ આશા વ્યકત કરી છે કે આ સહાયથી કૃષિ આંતરમાળખાનો ઝડપી વિકાસ થશે

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે બનાસકાંઠા જિલ્લાના દાંતા સાબરકાંઠાના ખેડબ્રમ્હા અરવલ્લીના શામળાજીનર્મદાના ડેડિયાપાડા તથા પંચમહાલના ઘોઘંબા તાલુકામાં મોડેલ સ્કુલ કન્યા છાત્રાલય એકલવ્ય નિવાસી શાળા અને રમતગમત સંકુલનું ઇ લોકાર્પણ કર્યું હતું

મુખ્યમંત્રીએ આ ઉજવણી અન્વયે છોટાઉદેપુરના નસવાડી અને બોડેલી તેમજ સાબરકાંઠાના પોશીનામાં કુલ રૂ

અમારા સંવાદદાતા યોગેશ પંડયાએ જણાવ્યું કે કોરોનાનો ફેલાવો અટકાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ સોમનાથ સુરેન્દ્રનગર પોરબંદરના સાતમ આઠમના મેળા જગવિખ્યાત તરણેતરનો મેળો જેવા સ્થળોએ લાખો લોકો એકઠા થતાં હોય છે રાજય સરકારે આ ઉપરાંત અંબાજી મંદિરના ભાદરવી પુનમના પગપાળા સંઘો મહોરમ ગણેશયતુર્થીના મંડપો વગેરેના આયોજન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે

આગાહી છે કે પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર સુરત અને તાપી જિલ્લામાં આવતીકાલ સવાર સુધીમાં કેટલાંક સ્થળે ભારે વરસાદ થશે જ્યારે હળવાથી મધ્યમ વરસાદ સમગ્ર રાજ્યમાં ચાલુ રહેશે સોમ અને મંગળવારે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં અને કેન્દ્રશાસિત દમણ દાદરાનગર હવેલી તથા દીવમાં અનેક સ્થળે હળવોથી મધ્યમ વ્યાપક વરસાદ ચાલુ રહેશે

જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં અડધાથી લઇ પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો